તેમણે કહ્યું કે દેશભરમાં દેખાવો અને તોફાન પાછળ કોંગ્રેસનો જ હાથ છે ઝારખંડના હુમકા ખાતે યુંટણી જાહેરસભાને સંબોધતા તેમણે કહયું કે કોંગ્રેસ પાસે દેશના વિકાસ માટેનો કોઇ પથ નથી અને તેના નેતાઓએ પોતાના માટે મહેલો બાંધ્યા છે અને આમ આદમીના પ્રશ્નો અંગે કોઇ ચિંતા કરી નથી પ્રધાનમંત્રીએ કહ્યું કે સંસદના બંને ગૃહો એ પસાર કરેલા કાયદામાં પાકિસ્તાન અફઘાનીસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવેલા લધુમતીઓની જોગવાઇ છે તેમને શરણાર્થી બનવા ફરજ પાડવામાં આવી હતી ઝારખંડમાં વિરોધીદળોના જોડાણની ટીકા કરતા શ્રી મોદીએ કહયું કે કોંગ્રેસ અને જેએમએમ પાસે રાજયના વિકાસનો કોઇ માર્ગ નથી તેઓ માત્ર સત્તા માટે જ જોડાયા છે આદિજાતી કલ્યાણ માટે તેઓ કટીબધ્ધ નથી

ધનબાદ દેવધર ગીરીદીહ અને બોકારો જીલ્લાઓમાં આ તબકકામાં મતદાન થશે નકસલવાદ અસરગ્રસ્ત બાગોદર જામુઆ ગીરીદીહ ડુમરી અને તુંડીમાં સવારે સાત વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાન થશે

ડુમકામાં આજે બપોરે યોજાયેલી ચુંટણી જાહેરસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જે એમ એમ અને કોંગ્રેસ પાસે ઝારખંડ વિકાસ માટેનું કોઇ જ આયોજન નથી તો જેએમએમ ના પ્રમુખ શીબુ સોરેને ભાજપ પર આદિજાતી સમુદાયોને નબળા બનાવીને મત મેળવતા હોવાનો આક્ષેપ કર્યો હતો બીજી તરફ એજેએસયુના પ્રમુખ સુદેશ કુમારે કહયું કે જો તેમનો પક્ષ સત્તા મેળવશે તો આદિજાતી તથા ગ્રામીણ લોકોનું સશકિતકરણ થશે ઝારખંડ વિકાસ મોરચાના અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષના ભાજપના શાસનમાં લોકોને છેતરવામાં આવ્યા છે આરજેડી કોગ્રેસ અને ડાબેરીપક્ષોએ પણ રાજયના જુદા જુદા વિસ્તારોમાં રેલીઓ યોજી હતી અને તેમના ઉમેદવારોને મત આપવા અનુરોધ કર્યો હતો

ગયા સપ્ટેમ્બર માસમાં કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડે આ બાબત લાગુ કરી હતી અને તે ધ્વારા ઓનલાઇન સેવાઓ લાગુ કરી હતી ઇ ફાઇલીંગ પોર્ટલ પર રીટર્ન ફાઇલ કરવા આધાર જોડવામાં આવ્યું છે આ ઉપરાંત તેના આધારે એસએમએસ સેવા પણ જોડી છે

નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપ પ્રવકતા સંબીત પાત્રાએ કહ્યું કે ભાજપ લોકોને સાચી વાત સમજાવી રહ્યું છે ત્યારે કોંગ્રેસ ગેરમાર્ગે દોરી રહી છે તેમણે કહયું કે ગૃહમંત્રી અમીત શાહે આ અંગે સ્પષ્ટતા કરી છે કે આ સુધારાથી કોઇ એક સમુદાયના અધિકારોને કોઇ જ અસર થઇ નથી નાગરીકત્વ મુદૃ લંડનમાં ભારતીય દુતાવાસ સામે કરાયેલા દેખાવો અંગે પણ તેમણે કોંગ્રેસની ટીકા કરી છે

તેમણે કહયું કે સૌથી શ્રેષ્ઠ અસરકારક પગલુ કાયદાનું પાલન કરનાર સમાજ બનાવવાનો છે કાયદા પ્રત્યે આદર આપણી સંસ્કૃતિ અને જીવનશૈલી બનવી જોઇએ ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈકૈયા નાયડુએ આજે ગાંધીનગરમાં કરાઇ પોલીસ અકાદમીમાં ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ કલર્સ પ્રદાન કર્યા બાદ આ મુજબ જણાવ્યું હતું દેશમાં સજાનું પ્રમાણ ઓછુ હોવા અંગે ચિંતા વ્યકત કરતાં શ્રી નાયડુએ કહ્યું કે પોલીસ વિભાગની તપાસ અને ગુપ્તયર માહિતી મેળવવાની ક્ષમતામાં વધારો કરવાની તાત્કાલિક જરૂરીયાત છે આમારા સંવાદદાતાનો અહેવાલ જણાવે છે કે ગુજરાત રાષ્ટ્રપતિ કલર્સ મેળવનાર સાતમું રાજય બન્યું છે એક પ્રતિક જે રાજયના તમામ પોલીસ અધિકારીઓ તેમના ગણવેશની ડાબી બાજુની સ્લીવ ઉપર પહેરશે આ દળને વિશેષ ડિઝાઇન કરેલા ધ્વજ અને પ્રતીક પણ એનાયત કરવામાં આવ્યા છે

તેઓ અર્થતંત્રને ગતિશીલ બનાવવા ઔદ્યોગિક સંગઠનો ખેડુત સંગઠનો અને અર્થશાસ્ત્રીઓ સાથે મંત્રણાઓ કરશે તે સાથે જ સુશ્રી સીતારમણ આગામી પહેલી ફેબ્રુઆરીએ બીજુ અંદાજપત્ર રજુ કરશે અર્થશાસ્ત્રને વેગ આપવા નાણામંત્રી સ્ટાર્ટઅપ ફીનટેક અને ડીઝીટલ ક્ષેત્રના હોદૃદારો સાથે પરામર્શ કરશે અને બાદમાં નાણાંકીય ક્ષેત્ર અને મુડીબજારના પ્રતીનિધિઓ સાથે બેઠક યોજશે

તેમણે જણાવ્યું છે કે નાગરિકત્વ સુધારા વિધેયક બાબતે કેટલાક તત્વો લોકોને ગેરમાર્ગે દોરવા અ પ્રચાર કરી રહ્યા છે

તેમની સરકાર આ મુદ્દે મંત્રણા ધ્વારા ઉકેલ લાવવા કટીબધ્ધ છે

દિબ્રુગઢ વિમાનમથક ર વિમાન સેવા ફરીથી શરૂ કરાઇ છે

કેન્દ્રિય યુનિવર્સીટીઓ અને વિજ્ઞાન સંસ્થા બેંગ્લોર તથા વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થાના નિયામકોની પરીષદ દરમિયાન આ એવોર્ડ અપાશે આ પરીષદમાં સંશોધન તથા નવીન બાબતો અને ઉદ્યોગ સાહસિકતા તથા ખાલી જગ્યાઓ ભંડોળનો ઉપયોગ અને માળખાકીય સવલતો પુરી કરવા જેવી બાબતો અંગે ચર્ચા થશે

યુનિવર્સીટી અનુદાન પંચના અધ્યક્ષ તથા એઆઇસીટીઇના ચેરમેન પણ તેમાં હાજર રહેશે

વૈંકયા નાયડુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહિતના અગ્રણી નેતાઓએ સદગતને ભાવભીની અંજલી આપી છે ઉપરાષ્ટ્રપતિ શ્રી